પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ સાધવાનો અનુરાધ કર્યો આજે આકાશવાણી પરથી શ્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવિદેશના લોકોને સંબોધન કર્યું રાજ્યમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદ અનેક બંધો છલકાયા બુધવારથી વરસાદનું જોર ઘટવાની અને તડકો નીકળવાની આગાહી

કુટુંબોને કાયદેસરના લાંબાગાળાના ભાડાપદે મિલકત અપાશે

પ્રધાનમંત્રીએ દેશમાં કમ્પ્યુટર આધારિત અને ભારતીય સંસ્કૃતિ આધારિત ગેમ વિકસાવવા યુવાનોને અનુરોધ કર્યો હતો તેમણે જણાવ્યું કે કમ્પ્યુટર આધારિત રમતો અને રમકડાનું ક્ષેત્ર આત્મનિર્ભર ભારતની ઝુંબેશમાં મહત્વની ભૂમિકા ભજવશે તેમણે વિવધ ક્ષેત્રોમાં પ્રગતિ સાધવાનો અનુરોધ કર્યો હતો

તેમણે કહ્યું કે દેશમાં ગયા વર્ષની સરખામણીએ ખરીફ પાકોના વાવેતરમાં સાત ટકાનો વધારો નોંધાયો છે

તેમણે પોષણ ઉપર દેખરેખ રાખવા ખાસ વ્યક્તિની નિમણુંક કરવા ઉપર તથા પોષણની વિગતો આપતાં ન્યુટ્રીશીયન કાર્ડ બનાવવાનું સૂચન કર્યું હતું

ભારે વરસાદના કારણે નાના મોટા જળાશયો છલકાઇ ગયાં છે અને ખેતરોમાં પાણી ફરી વબ્યાં છે

દરમિયાન હવામાન વિભાગે મંગળવાર સવાર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ યાલુ રહેવાની સાથે મોરબી બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લામાં કેટલાંક સ્થળે ભારેથી અતિભારે તો મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદસુરત નવસારી વલસાડ સુરેન્દ્રનગરરાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટોછવાયો ભારે વરસાદ થવાની આગાહી કરી છે બુધવારથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની અને તડકો નીકળવાની પૂરી શક્યતા છે

આણંદ જિલ્લાની મહી નદીમાં કડાણા બંધમાંથી સાડા યાર લાખ ક્વુસેક પાણી છોડાઇ રહ્યું છે કડાણા તાલુકાનો ગોડિયાર પુલ લુણાવાડા તાલુકાનો હાડોડ અને મલેકપુર પાસેનો તાત્રોલી પુલ ડૂબાણમાં જવાની શક્યતા છે

જૂનાગઢમાં પણ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે તમામ જળાશયો બે કાંઠે વહેતા થયા છે ત્યારે આજે સવારે ગિરનાર દરવાજે આવેલ વાઘેશ્વરી તળાવમાંથી એક મગર રહેણાંક વિસ્તારમાં આવી જતા રહેવાસીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો તાત્કાલિક વનવિભાગને જાણ કરાતા વનવિભાગની ટીમ જરૂરી સાધનો સાથે આવી પહોંચી હતી ને અડધી કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરીને ફરીથી તળાવમાં છોડી મૂકવામાં આવ્યો હતો તો વંથલી તાલુકાના કણઝા ગામે નીયાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં માલધારીઓને પોતાના પશુઓને અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી હતી

ભરતનગર ખાતે શાળા નં

મહોરમ કરબલાના મેદાનમાં ખાતે પૈયગંબર મહોમ્મદના દોહિત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓએ વ્હોરેલી શહાદતના માનમાં આજે સમગ્ર દેશમાં આશુરા એ મહોરમ પર્વ મનાવવામાં આવી રહ્યો છે તેમણે કરબલામાં સત્ય અને ન્યાય માટે પોતાનું બલિદાન આપ્યું હતું

જો કે શહાદતના માનમાં મઝલિસ અને ધાર્મિક બેઠકોનું સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટવીટ સંદેશામાં જણાવ્યું છે કે હઝરત ઇમામ ફુસૈન માટે સત્ય અને ન્યાયનાં મૂલ્યો ખૂબ જ અગત્યનાં હતાં તેમના દ્વારા અપાયેલાં સમાનતા અને ન્યાય જેવા મૂલ્યો દરેકને પ્રેરણા આપે છે